તેમણે આ અવસરે ઉજવલા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ગ્રામીણ ગરીબ બહેનોને ઉજવલા યોજનાના લાભ આપતાં પાટનગરને રાજ્યના પ્રથમ કેરોસીન ફ્રી જિલ્લાનું ગૌરવ અપાવ્યું હતું ગૃહ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ ગ્રામીણ પરિવારોના જીવનમાં સુખનો સૂરજ લાવવાની સંકલ્પબદ્ધતા સાથે ઉજવલા યોજના આયુષ્યમાન ભારત સૌને માટે આવાસ જેવી ગરીબ કલ્યાણ યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે

પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આરંભ કરાવ્યો હતો

બાઇટ અમિત શાહ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના નગરજનો માટે દિપાવલીના પર્વના પ્રારંભની ધનતેરસ વિકાસતેરસ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસ યોજનાઓના લાભોથી આપણું ગુજરાત અને તેમાં પણ પાટનગર ગાંધીનગર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટેના પ્રયાસો થઇ રહ્યા છે આ કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને રૂ

તેમણે મહાત્મા ગાંધીના વિચારો અને તેમના વૈશ્વિક વિચારો ઉપર અમલ કરવા પર ભાર મૂક્યો છે ગાંધીવાદી અને ડોક્યુમેટરી નિર્માતા વિજેન્દ્ર રેઠી સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા આ પ્રસંગે ગાંધી ક્વીઝ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી દિલીપ પરીખનું આજે અમદાવાદમાં અવસાન થયું છે તેઓ ઘણાં સમયથી માંદગી હેઠળ સારવાર લઇ રહ્યા હતાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના શ્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં તેઓ સરકારમાં જોડાયા હતા અને લગભગ ચાર મહિના માટે મુખ્યમંત્રી તરીકે પણ રહ્યાં હતા આ અગાઉ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી

તેમણે ચેમ્બર્સ ઓફ કોમર્સમાં ઉમદા કામગીરી કરી છે જે હમેંશા યાદ રહેશે મુખ્યમંત્રીએ તેમના શોક સંદેશામાં જણાવ્યું કે સ્વર્ગસ્થ દિલીપભાઇએ સામાજિક ક્ષેત્રે પણ ઉમદા કાર્યો કર્યા છે તેમણે સ્વર્ગસ્થના પરિવારજનોને દિવસોજી પાઠવી હતી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત યાવડાએ સ્વર્ગસ્થ પરીખને શ્રદ્ધાજંલિ આપતા જણાવ્યું કે વ્યાપાર મહાજન પ્રવૃતિ સાથે સરળ સ્વભાવ તેમની આગવી ઓળખ હતી વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્વર્ગસ્થના પરિવારજનોને દિલસોજી પાઠવી હતી ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે શ્રી દિલીપભાઈ પરીખે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સમાં ઉમદા કામગીરી નિભાવી હતી અને પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝમાં તેમનું સારું નામ જોડાયેલું હતું શ્રી દિલીપભાઇ પરીખ ધંધુકામાંથી બે ટર્મ ધારાસભ્ય તરીકે ચુંટાયા અને ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી અને મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી હતી ગુજરાતની જનતા તેમને કરેલ કાર્યોને હંમેશા થાદ રાખશે

આજે આ મંદિરમાં એક લાખ થી વધુ ચલણી નોટો નો શણગાર કરવામાં આવ્યો હતો આ વર્ષે ધનતેરસ પર લોકો ગાંધીગીરી કરી રહ્યા છે ગાંધીજીના વિયારોથી પ્રભાવિત થઈ લોકો ધનતેરસ પર એક ખાસ ચાંદીની નોટો ખરીદી રહ્યા છે આ નોટ ઉપર એક બાજુ માતા લક્ષ્મી તો બીજી બાજુ ગણેશજી ની છબી જોવા મળે છે ત્યારે નોટ પર મહાત્મા ગાંધીની તસવીર પણ અંકિત કરવામાં આવી છે

જો કે હરિયાણાની ટીમે બીજા હાફમાં વળતી લડત આપતા બે ગૉલ કર્યા હતા

આ પ્રતિભાવંત કૃટબોલ ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન મળી રહે તે માટે સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા મહાદેવપુરા ખાતે જ ફૂટબોલ એકેડેમીનો પ્રારંભ કરી દેવાયો છે દિવળીમાં કમોસમી વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વાવાઝોડું કુંકાઇ શકે છે નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં થઇને આ વાવાઝોડું અરબી સમુદ્ર તરફ ફંટાઇ શકે છે આ કારણથી આગામી પાંચેક દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે આની સૌથી વધુ અસર વલસાડ નવસારી દમણ દાદરા અને નગર હવેલીમાં જોવા મળશે

આ પર્વ સાથે ચોક્કસ માન્યતા અને શ્રદ્ધા વણાયેલી હોય છે આદિવાસી વિસ્તારમાં થઈને પર્યટન સ્થળોએ જતા રસ્તામાં વાઘ દેવનુ થાનક જોવા મળે છે